પ્રાદેશિક સમાચાર બુકલા પરમાર વાંચે છે

જીટીયુ દ્વારા કોઈ પણ પ્રકારની અન્ય મદદ વગર આ બાયોસેફ્ટી લેબ સ્થપાઈ છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની જનતા માટે આ લેબ શરૂ કરીને ઉત્તમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે

જીટીયુ વર્તમાન પરિસ્થિતિમાં જાહેર જનતાને લાભ મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે

જોકે દવા અને શાકભાજી લાવવાની છૂટ આપવામાં આવેલ છે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનાં સગાંને મદદરૂપ થવા માટે સ્વાયત સંસ્થાઓ અને મંદિરો પણ આગળ આવ્યા છે હોમ ક્વોરેન્ટાઈન હોય કે પછી હોસ્પીટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ માટે સવાર સાંજ નિઃશુલ્ક ટીફીન વ્યવસ્થા પણ કરાઈ છે કડીનાં ભાજપનાં કાર્યકરો દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું હતું કડી શહેરનાં દરેક વિસ્તારમાં દસ હજાર માસ્કનું વિતરણ કરાયું

આ શ્રમિક ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ રથ જિલ્લાની વિવિધ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરશે

ભાગરૂપે જિલ્લા કલેકટરે ટીબી હોસ્પીટલની રૂબરૂ મુલાકાત લઈને ત્રીસ બેડની કોવિડ હોસ્પીટલ માટેની મંજૂરી પણ આપી છે બે દિવસમાંજ આ હોસ્પીટલ શરૂ થશે

કમલેશ નિનામાએ કોરોનાના કોઇપણ લક્ષણ જણાય તો તાકીદે ટેસ્ટ કરાવી સારવાર લેવા સલાહ આપી છે દર્દી ગંભીર સ્થિતિ ત્યારે થાય છે દવાખાને તપાસ માટે જાય છે ખાંસી શરદી તાવની તકલીફ હોય તેમ છતાં મોડું કરીને દવાખાને જાય તો સમયગાળો વીતી ગયો હોય છે એટલે જે દવા આપીએ તેની અસર પણ ઓછી થતી હોય છે ખાસ કરીને બ્લડપ્રેસર ડાયાબિટિશ હ્રદય રોગ ફેફસા કે કિડનીની તકલીફ હોય એવા દર્દીઓને કોરોનાનાં લક્ષણ જણાતા હોય તો તાત્કાલિક કોરોનાની તપાસ કરાવી યોગ્ય ડોક્ટર જોડે સારવાર સલાહ લેવી જોઇએ દર્દીનું નિયમિત રીતે ઓક્સીજનનું લેવલ ખાસ તપાસવું જોઇએ તેમણે સૌને વિનંતી કરી છે કે કોરોનાના નાનામાં નાના લક્ષણોની પણ ઉપેક્ષા ન કરવી જોઇએ અને વહેલામાં વહેલા ટેસ્ટ નિદાન અને સારવાર કરવામાં આવશે તો કોરોનાની ગંભીર સ્થિતિથી બચી શકીશું

પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ થતાં આસપાસના વિસ્તારના લોકોને દાખલ કરી શકાશે

વલસાડ તાલુકાના વલડી નિશાળ ફળિયાના અને વાપી યણોદ કોલોનીના એક પુરૂષ પોઝીટીવ છે

નવસારીના સાંસદ સી

એ માટે પલસાણા ખાતેના પ્લાન્ટમાં ઓક્સિજન મેળવી ત્યાંથી ફક્ત નવસારી જિલ્લાને જ પુરવઠો મળશે

જિલ્લા પોલીસે નાકાબંધી કરી નંબર પ્લેટ વગરના બાઈક ઉપર ભાગી ગયેલા આ શખ્સોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે